તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોને રોજ નિયમિત પીવાનું પાણી મળે ડ્રેનેજ અને એસ ટી પી ના કામો સત્વરે પૂર્ણ થાય તળાવો ઉંડા કરવા જેવા જળસંચયના લાંબાગાળાના કામો દ્વારા સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટથી નગરોને રહેવા લાયક માણવાલાયક સુવિધાઓ આપવાનું આપણું લક્ષ્ય છે

એવા કરોડો નાગરિકોને માળખાકીય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્વ આયોજન કર્યું છે જેના પરિણામે જ ગુજરાત આજે દેશનું રોલ મોડલ બન્યું છે આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સહિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં ભુજ નગરપાલિકાને પાંચ કરોડની રકમ એનાયત થઈ હતી

રાજયના પોલીસ મહાનિયામકની સૂચનાને પગલે જિલ્લા પોલીસ તંત્ર સાબદુ બન્યું છે પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાએ સરહદી વિસ્તારોની મુલાકાત લઈને સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી સરહદી વિસ્તારોમાં પોલીસ રાજ્ય અનામત પોલીસ દળના મળી જવાનોને પેટ્રોલીંગ માટે તૈનાત કરાયા છે ચેકપોસ્ટ પર વાહનોનું ચેકીંગ કરવામાં આવે છે ચંદ્રવદન પટ્ટણી અલ્ટ્રા મેગા સોલાર પ્લાન રાષ્ટ્રીય ઉર્જા કંપની એનટીપીસી દ્વારા કચ્છ જિલ્લામાં પાંચ હજાર મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતો અલ્ટ્રા સોલાર પાર્ક સ્થાપવાની યોજના છે

ચંદ્રવદન પટ્ટણી મેઘોત્સવ અબડાસા તાલુકામાં થયેલ મેઘ મહેરને વધાવવા અને અબોલ જીવોને સહભાગી બનાવવા ગઈકાલે અનોખો મેઘોત્સવ ઉજવાયો હતો

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કલેકટર રેમ્યા મોહને દ્દકાળમાં પશુધનને બચાવવાની મહાજનો અને સંસ્થાઓની સેવા પ્રવ્રતિને બિરદાવી હતી તેમણે પશુધનને બચાવવા ઉપાય વગેરે ગામેગામ ગૌચર પર ઘાસ ઉગાડવા અપીલ કરી હતી